એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ નિર્ણય દ્વારા વધારે મુલાકાતીઓ આ સ્મારકોમાં આવી શકશે અને અતુલ્ય ભારતના પહેલુઓને સમજી શકશે

તેમાં દિલ્લી ખાતેના સફદરજંગ અને હુમાયુના મકબરા કર્ણાટકનો ગોલગુંબજ ઓડિશાનું રાજારાણી મંંદિર મધ્યપ્રદેશનું દુલ્હાદેવ મંદિર હરિયાણામાં શેખ ચીલી મકબરો મહારાષ્ટ્રનું માર્કજે સમૂહ મંદિર ગુજરાતમાં રાણીની વાવ અને ઉત્તરપ્રદેશમાં મન મહલ વૈદશાળાનો સમાવેશ કરાયો છે

ગઇકાલે અમદાવાદની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું સદ્દગતશ્રી વિક્રલભાઇને આજે સવારે જામકંડોરણા મહિલા છાત્રાલય ખાતે જાહેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અગ્રણી મંત્રીઓ તથા ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે

જીવન અસ્તવ્યસ્ત બન્યું છે પહોંચી વળવા વહીવટી તંત્ર એલર્ટ થયું છે રાજ્યના જળાશયોમાં જળસ્તરમાં સતત વધારો થતા પાણીની તંગી હાલ પુરતી હળવી

કપાસનો પાક ધોવાઇ ગથો છે ણ થતા ભચાઉના મામલતદાર અને નર્મદા નિગમના નાયબ ઈજનેર સ્થળ પર દોડી ગયા હતા અને કેનાલના બંને તરફના ગેટ બંધ કરાવી કેનાલમાં જતું પાણી અટકાવી દેવાયું છે

સેવાકીય કાર્યો ઉપરાંત પોતાના જન્મદિનની ઉજવણીનો આરંભ વૃક્ષારોપણથી કરીને રાજ્યમંત્રીએ કચ્છના લોકોને પર્યાવરણ જાગૃતિનો સંદેશો પાઠવવાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હરિયાળા કચ્છમાં સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી સ્મૃતીવનની સામે આવેલ વીર દેવાયત બોદરની પ્રતિમાને હારારોપણ કર્યું હતું આજે

ભવન ખાતે હિંડોળા મહોત્સવની ઉજવણી પણ હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ઉપરાંત માંડવી અને અંજારના સ્વામિનારાથણ મંદિરમાં પણ હિંડોળા મહોત્સવમાં હરિભક્તો દર્શનનો લાહવો લઇ રહ્યા છે